પ્રાદેશિક સમાયાર નીકિતા શાહ વાંચે છે

સમગ્ર રાજ્યમાં એસટી બસો સેવાનો કાલથી પ્રારંભ થશે

નવી માર્ગદર્શિકા પ્રમાણે કન્ટેઈમેન્ટ ઝોનમાં લોકડાઉનના માપદંડોનો યૂસ્તપણે અમલ કરવાનો રહેશે આ અંગે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર દ્વારા આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા ઉપર વિચાર કરીને સીમાંકન કરવામાં આવશે કન્ટેઈનમેન્ટ ઝોનમાં યૂસ્ત નિયંત્રણ જાળવવામાં આવશે અને માત્ર આવશ્યક પ્રવૃત્તિઓને જ મંજૂરી આપવામાં આવશે પ્રથમ તબક્કામાં આગામી આઠમી જૂન સુધી ધાર્મિક સ્થળો જાહેર જનતા માટે પ્રાર્થના સ્થળો હોટેલ રેસ્ટોરન્ટ અને શોપિંગ મોલ જેવી પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે જ્યારે બીજા તબક્કામાં શાળાઓ કોલેજો શૈક્ષણિક તાલીમ અને કોચિંગ સંસ્થાઓ વગેરે માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વિચાર વિમર્શ કર્યા પછી ફરી ખોલવા માટે મંજૂરી આપવામાં આવશે

જેમાં મુસાફરોની આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી મેટ્રો રેલનું પરિયાલન સિનેમા હોલ જિન્મેશિયમ સ્વીમિંગ પુલ મનોરંજન પાર્ક થિયેટર વગેરેનો સમાવેશ થાય છે ઉપરાંત સામાજિક રાજકીય રમત ગમત મનોરંજન શૈક્ષણિક સાંસ્કૃતિક ધાર્મિક કાર્યો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોય તેવી પ્રવૃત્તિઓ માટે પરિસ્થિતિનું આકલન કર્યા પછી ત્રીજા તબક્કામાં તેનીજાહેરાત કરવામાં આવશે નવી માર્ગદર્શિકા મુજબ હવેથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા પાસ કઢાવવાની જરૂર નથી જો કે દેશભરમાં રાતના નવ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી કરફ્યુનો અમલ ચાલુ રહેશે

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારે કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિઓ અને રોજિંદા જીવન વ્યવહારની પ્રવૃત્તિઓને કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય માટે જાહેર કરેલી માર્ગદર્શિકાનો અમલ આવતીકાલથી રાજ્યોમાં કરાશે જેમાં કન્ટેઈમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં કન્ટેઈમેન્ટ ઝોન સિવાય વિસ્તારમાં સવારના આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર યાલુ રાખી શકાશે સમગ્ર રાજ્યમાં રાતના નવ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરાશે

સામાજિક અંતરના નિયમો સાથે ઓફિસો શરૂ કરવાની છૂટછાટ અપાઈ છે મોટર સાઈકલ અને સ્કૂટરમાં પરિવારના સભ્યો એમ હવે બે વ્યક્તિને સવારની છૂટ અપાઈ છે

શ્રી મોદીએ કહ્યું કે કોરોના સામેની લડત દ્વારા દેશની જનતાએ સાબિત કર્યુ છે કે ભારતીયોની સામુહિક શકિત અને ક્ષમતા વિશ્વના તાકાત વાન અને સંપન્ન દેશોની સરખામણીએ ઘણી વધુ છે તેમણે કહયું કે આટલા મોટા સંકટ સમયે આપણા મજુરો શ્રમિકો લઘુ ઉદ્યોગોના કામદારો સહિત ઘણા લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડથો છે સરકાર એકજટ થઇ પ્રતીબધ્ધતા સાથે તેમની મુશ્કેલીઓ ઓછી કરવા કાર્ય કરી રહી છે શ્રી મોદીએ કહયું કે અત્યારે ભારત સહિત અનેક દેશોની અર્થવ્યવસ્થા ફરીથી કેવી રીતે પાટે ચડશે તેની ઉપર ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે પરંતુ ભારતે કોરોના સામેની લડતમાં જે રીતે એકતા અને પ્રતિબધ્ધતા બતાવી છે તે જ રીતે આર્થિક પુનો દ્વારનું પણ ઉદાહરણ ભારત પૂરૂ પાડશે

દેશના ખેડૂતો મહિલાઓ અને યુવાનોને સશક્ત બનાવવા તે બાબતે તેમની સરકારે પ્રાથમિકતા આપી છે તેમણે કહયું કે પી એમ

આ રસીકરણ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગંભીર બીમારી સામે માતા તેમજ બાળકને રક્ષણ પૂરું પાડવાનો છે

બી